કિર્ગીસ્તાનના બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન એસસીઓ શિખર બેઠકના પુર્ણાહૃતિ સત્રને સંબોધન કરતા શ્રી મોદીએ કહયું કે આતંકવાદનો મુકાબલો કરવા માટે બધા જ માનવીય શકિતઓએ સંગઠીત થવું પડશે પ્રધાનમંત્રીએ આતંકવાદ વિરૂધ્ધ આંતરરાષ્ટ્રીય સંમેલન આયોજન કરવાની પણ અપીલ કરીત તેમણે કહયુ કે આતંકવાદને પ્રોત્સાહન આપનારા અને નાણાં પુરા પાડનાર દેશોને તેમની કાર્યવાહી માટે જવાબદાર અને જવાબદેહ બનાવવા જાઈએ એસસીઓ સંગઠનના સભ્ય દેશોએ બેઠકમાં ભારપુર્વક કહયું કે આતંકવાદ અને ઉગ્રવાદની કોઈ ગતિવિધિનો કોઈ બયાવ હોઈ શકે નહી સભ્ય દેશોએ વેપાર નાણાં મુડીરોકાણ પરિવહન ઉર્જા કૃષિ અને અત્યાધુનીક ટેકનોલજીમાં સહયોગ વધારવા અને વધુ સઘન બનાવવાના સંકલ્પનો પુનરૂચ્યાર કર્યો ગઈકાલે બેઠક બાદ જાહેર કરાયેલા બિશ્કેક ઘોષણાપત્રમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને કોઈપણ રાજનીતીકરણ અને બેવડા માપદંડના આતંકવાદ વિરૂધ્ધ વૈશ્વિક સહયોગના પ્રયત્નોને મજબુત કરવાની અપીલ કરવામાં આવી પ્રધાનમંત્રી મોદી અને કીર્ગીસ્તાનના પ્રધાનમંત્રી જીનબેકોવે દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે તેનાથી આગળના સ્તરે લઈ જવા માટે અલગથી બેઠક કરી હતી

પ્રધાનમંત્રી સાથે ગયેલા અમારા સંવાદદાતાએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ શિખર બેઠકથી અલગ વિશ્વના ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી

નવી સરકાર બન્યા પછી શાસન પરિષદની આ પહેલી બેઠક હશે આ બેઠકની કાર્યસુચીમાં વરસાદી પાણીનો સંગ્રહ દુષ્કાળની સ્થિતિ અને રાહત કાર્યો મહત્વકાંક્ષી જીલ્લાઓના કાર્યક્રમ ક઼ષિ સુધારા અને ખાસ કરીને ડાબેરી પ્રભાવિત ઉગ્રવાદવાળા જીલ્લાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને સુરક્ષા સંબંધિત મુદૃ સામેલ છે શાસન પરિષદ છેલ્લી બેઠકના નિર્ણયો પર કરવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરશે બેઠકમાં ભાવિ વિકાસ પ્રાથમિકતાઓ ઉપર પણ ચર્ચા કરાશે નીતી આયોગની શાસન પરિષદમાં પ્રધાનમંત્રી બધા રાજયોના મુખ્યમંત્રી કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપ રાજયપાલ અને અન્ય વિશેષ આમંત્રિત સભ્યો સામેલ છે એક સત્તાવાર યાદી મુજબ રક્ષામંત્રી ગૃહમંત્રી નાણા અને કંપની કાર્યમંત્રી ક્રષિ મંત્રી ગ્રામીણ વિકાસ મંત્રી અને પંચાયતી રાજ મંત્રી એકસઓફીશીયો સભ્ય રૂપે ઉપસ્થિત રહેશે શાસન પરિષદ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને અનુરૂપ રાષ્ટ્રીય વિકાસ એજંડાના અમલીકરણમાં ઝડપ લાવવાના ઉદેશ્ય સાથે આંતરક્ષેત્રીય આંતર વિભાગીય અને સંઘીય મુદૃઓ પર ચર્ચાનો મંચ છે

મુખ્યત્વે આ બેઠકમાં આર્થિક વૃષ્ધ્ય દર વધારવા રોજગાર સંબંધી વિકાસ વ્યાપક આર્થિક સ્થિરતા રાજકોષીય વ્યવસ્થાપન અને મુડીરોકાણ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી એક સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અર્થશાન્ન્ીઓએ આગામી બજેટને આગામી પાંચ વર્ષની નાણાંકીય રૂપરેખા નકકી કરવામાં મહત્વપુર્ણ ગણાવતા કહયું કે આ મેક ઈન ઈન્ડિયા પહેલના માધ્યમથી વિનિર્માણ વધારવાનો વિશેષ અવસર હશે અન્ય સુચનોમાં દર સંબંધી સુધારા પુરવઠા શ્રૃંખલાની અડચણો દુર કરવી ક્રષિ માટે આયાત નિકાસ નીતી કપડા ઉપર વિશેષ કર હટાવવો અને રાજકોષીય મજબુતી ટકાવી રાખવાનો સમાવેશ થાય છે

તેમણે બાહ્ય તેમજ આંતરિક પડકારોને પહોંચી વળવા માટે લશ્કરી સજજતા વ્યાવસાયિકતા અને રાષ્ટ્રનિર્માણમાં લશ્કરની ભૂમિકા બિરદાવી હતી મંત્રીએ જણાવ્યું હતું કે તમામ પ્રકારના પડકારોનો સામનો કરવા ભારતીય સેના સજજ છે એ ખુબ જ ગૌરવની વાત છે તેમણે કહ્યું કે સેનાની ક્ષમતાઓ સતત વધશે તે સુનિશ્ચિત કરવામાં આવશે

ક્રી સિંહે ડીઆરડીઓના વૈજ્ઞાનિકોની પ્રતિબધ્ધતા અને સમર્પણની પ્રશંસા કરી અને તેમને કહ્યું કે તેઓ રાષ્ટ્રીય મહત્વના મહત્વાકાંક્ષી કાર્યક્રમો પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવા કહયું આ પ્રસંગે ડીઆરડીઓના અધ્યક્ષ ડોકટર જી સતીશ રેડૃ અને અન્ય વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ રાજનાથસિંહને વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું હતું

તેમણે કહ્યું કે ડોક્ટરોની દેશવ્યાપી હડતાળથી દર્દીઓની હાલાકી વધી રહી છે શ્રી હર્ષવર્ધનને નવી દિલ્હીમાં દિલ્હીની હોસ્પિટલોના ડોક્ટરોના પ્રતિનિધીઓ મળ્યા હતા અને એક આવેદનપત્ર રજુ કરીને પશ્ચિમ બંગાળમાં ડોકટરોને સુરક્ષા પૂરી પાડવા જણાવ્યું હતું તેમણે આ અંગે ગૃહ મંત્રાલય તથા રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે તેમ જણાવ્યું છે ડોકટર હર્ષવર્ધને દર્દીઓના સગા ડોકટરોને મદદરૂપ બને તેવી અપીલ કરી છે અને હિંસા છોડી શાંતિ જાળવે તેની પર ભાર મૂક્યો છે

નવી દિલ્હીમાં ગઈકાલે શ્રી નિશાંકની અધ્યક્ષતામાં આઈઆઈટી અને આઈઆઈઆઈટીના સંયાલકોની બેઠક થોજાઈ ગઈ જેમાં મંત્રીએ આ સંસ્થાઓની કામગીરી બિરદાવી હતી તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થાઓ ભારતને શિક્ષણ ક્ષેત્રમાં વૈશ્વિક આગેવાન બનાવશે તેમણે આ સંસ્થાઓને સર્વગ્રાફી વિકાસ માટે એક વર્ષની અને પાંચ વર્ષની યોજના બનાવવા અંગે આદેશ આપ્યા હતા

રાજયમાં મોબાઈલ નેટવર્ક અને બ્રોડબેન્ડ કનેકટીવીટી વધારવા સરકારે આ નિર્ણય કર્યો છે મોબાઈલ નેટવર્ક માટેની પરવાનગી માટેની અરજી ઉત્તર પ્રદેશ સરકારની ગઈકાલે શરૂ કરાયેલી વેબસાઈટ પર જમા કરી શકાશે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને દુરસંચાર મંત્રી દિનેશ શર્માએ જણાવ્યું કે આ પોર્ટલ દ્વારા દુર સંચાર માળખું વિકસાવવા માટેની જરૂરી મંજુરી પ્રક્રિયા ઝડપી બનશે

દિવસ દરમિયાન ભીષણ ગરમીથી જનજીવન પ્રભાવિત છે અને લોકો બહાર નીકળવાનું ટાળે છે

વિશ્વકપમાં આજે બે મેય રમાશે પહેલી મેય શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનમાં ત્રણ વાગે રમાશે જયારે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્યેનો મુકાબલો કાર્ડિફ ખાતે સાંજે છ વાગે શરૂ થશે

આ સીરીઝની ફાઈનલમાં આજે સાંજે સવા સાત વાગે ભારત દક્ષિણ આફિકા સાથે ટકરાશે